પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ધોરણ પાંચ અને ધોરણ આઠ સુધી વિદ્યાર્થીને હવે નાપાસ કરી શકાશે

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ કહ્યું છે કે પ્રાથમિક શિક્ષણમાં પરિણામલક્ષી તથા ગુણવત્તાલક્ષી પરિવર્તન લાવવાના ઉમદા હેતુથી આ સુધારો કરાયો છે

ફેરપરીક્ષામાં પણ અનુતિર્ણ થનારને નીચલા ધોરણમાં બીજુ વર્ષ કરવું પડશે રાજ્યના કૃષિ વિભાગને ભારત સરકારના કૃષિ કર્મણ એવોર્ડ જાહેર થયો છે

એ અન્વયે રાજ્ય એક કરોડ રૂપિયા આપી સન્માન કરાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સિદ્ધિ બદલ કૃષિ વિભાગને અભિનંદન પાઠવ્યા છે અને કૃષિ વિભાગ દ્વારા કઠોળ ઉત્પાદનની વૃદ્ધિ માટે ખેડૂતોને આપવામાં આવેલ તાંત્રિક જ્ઞાન અને મહેનતને બિરદાવ્યા છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે અર્થતંત્રને પ્રોત્સાહન આપતા અનેક પગલા જાહેર કરીને લાંબાગાળાની તેજીનો પાયો મોદી સરકારે નાંખ્યો છે ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલયે પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું હતું કે ખેડૂત નાના વેપારી લધુ ઉદ્યોગકાર સહિત છેવાડે વસતા પ્રત્યેક નાગરિકની આર્થિક ભલાઇ સાયવે તેવા પગલા મોદી સરકાર હંમેશા ભરતી આવી છે નાણામંત્રી નિર્મળા સીતારમણને અભિનંદન પાઠવતા શ્રી રૂપાણીએ ઉમેર્યું હતું કે મકાન બાંધકામથી માંડીને નિકાસ સુધીના અનેક ક્ષેત્રને અપાયેલી છુટછાટને પગલે નાગરિકોની ખરીદશક્તિ વધશે

પી એ જાહેર નહિં કરવાના નિર્ણયને તેમણે ગુજરાત વતી આવકાર્યો છે અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું ઓમાન તરફ ગયું પણ તેની અસર તળે કચ્છના વાતાવરણમાં મંગળવારે એકા એક પલટો આવ્યો હતો ભારે પવન અને ગાજવીજ સાથે પશ્ચિમ કચ્છમાં ઝાપટાંથી લઇ એકાદ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો

ધોધમાર વરસાદના કારણે નખત્રાણા નગરના માર્ગો પર પાણી વહી નિકળવા સાથે ગરમીથી ત્રસ્ત લોકોને અા વરસાદથી રાહત મળી હતી તાલુકાના રવાપર ગામે પણ ગાજવીજ સાથે પડેલા વરસાદી ઝાપટાંઅે શેરીઅોમાંથી પાણી વહાવ્યા હતા દેવપર ગામે પણ જોરદાર ઝાપટું વરસ્યું હતું ભુજવાસીએ આખો દિવસ ગરમીમાં શેંકાયા હતા ગરમી અને ઉકળાટ પછી મોડી સાંજે વરસાદ વરસી પડયો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકની વપરાશ બંધ કવાનો અનુરોધ કર્યા બાદ રાજકોટ જિલ્લામાં મિશન મંગલમ યોજના અંતર્ગત સખી મંડળની બહેનો દ્વારા જૂના કપડાંમાંથી કાપડની થેલી બનાવવાની ઝુંબેશ હાથ ધરાઈ છે

રાજકોટ જિલ્લાના જિલ્લા ગ્રામીણ વિકાસ અધિકારી જે

પટેલે આ અંગે વધુ માહિતી આપી હતી

અમદાવાદ ખાતે ગુજરાત ભાજપ દ્વારા આજે ભારત એકતા કૂય યોજાશે જેનું નેતૃત્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી કરશે

ગુજરાત ભાજપના અદના કાર્યકરથી માંડી સૌ કોઇ પદાધિકારી ભારત એકતા ફૂચને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યાં છે સુરતમાં રમાયેલી આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટવેન્ટી ટવેન્ટીમાં ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફિકાની ટીમને અગીયાર રને હરાવી છે

ભારતીય ટીમનું નેતૃત્વ હરમનપ્રીત કૌરે સંભાબ્યું હતું